આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય સ્માણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગ્રહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમનું સ્વાગત કરશે પ્રધાનમંત્રી મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે આ સાથે મગન નિવાસ ખાતેની ચરખાગેલેરી ઉપરાંત હૃદયકુંજની મુલાકાત લેશે

કચ્છના સંસદ સભ્ય વિનોદ ચાવડા આજે સવારે આદિપુર ખાતે ગાંધી સમાધીથી તેમની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરશે

વિવિધ અગ્રણીઓ પદાધિકારીઓ કાર્યકરો વિગેરે પદયાત્રામાં જોડાશે નેહલ ઠક્કર

નેહલ ઠક્કર નશાબંધી સપ્તાહ આજે ગાંધીજયંતિથી દર વર્ષની જેમ ચાલુ વર્ષ રાજ્યમાં નશાબંધી સપ્તાહનો પ્રારંભ થશે કચ્છમાં ઉજવણીનો આરંભ આજે લાલન કોલેજ ખાતેથી થશે સપ્તાહ દરમિયાન વિવિધ શહેરોમાં જનજાગૃતિ રેલી નાટક પ્રદર્શન લોક સાહિત્ય કાર્યક્રમ મહિલા સંમેલન વિવિધ કાર્યક્રમો યોજાશે

તદઉપરાંત સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાની બાબતોએ ધ્યાન દોરવા અને આ નિયમ શાળાકક્ષાએ દઢ થાય તે માટે પ્લાસ્ટીકમુક્ત ભારતનો સંકલ્પ વિધાર્થીઓને લેવડાવવાનો રહેશે એમ યાદીમાં જણાવાયુ છે આ ઉપરાંત ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા અભિયાન તેમજ શ્રમ દાન કાર્યક્રમ ની વિવિધ રીતે ઉજવણી કરાશે જેમાં હમીરસર કાંઠે આવેલી મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને હારારોપણ રેલી વિધાર્થીઓ આંગણવાડી કાર્યકરો દ્વારા સ્વચ્છતા નાટકશાળાદવાખાનાસોસાયટી ઓને મુક્ત શહેર માટેના શપથ તેમજ પ્લાસ્ટિક જપ્ત જેવા વિવિધ કાર્યક્રમોનું આવતીકાલે આયોજન કરાશે

રાજ્ય લેવલે બેંકર્સ કમિટીના કન્વીનર બેંક ઓફ બરોડાએ જાહેરાત પ્રસિધ્ધ કરી છે

નેહલ ઠક્કર ભુજ શૈક્ષણિક ચિંતન શિબિર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને શૈક્ષણિક ચિંતન શિબિર અને સન્માન સમારોહનું આયોજન આગામી તા